કલ્પના શાહ્ ક ચ્છ બજેટ નાણામંત્રી નિર્મળા સિતારામને આજે સાંસદમાં રજૂ કરેલા સામાન્ય અંદાજપત્રમાં ગુજરાતને ફાયદો કરાવતી કેટલીક દરખાસ્ત સામેલ છે કચ્છમાં રાપર નજીક આવેલા ધોળાવીરા ઉત્ખનન સ્થળ ઉપર એક ભવ્ય પુરાતત્વ સંગ્રહાલય બનાવવાની દરખાસ્ત બજેટમાં સામેલ કરાઇ છે ભારતમાં કુલ પાંચ સ્થળે સંગ્રહાલય બનાવવાની દરખાસ્ત છે તેમાં ધોળાવીરાનો સમાવેશ કરાથો છે ઉપરાત અમદાવાદથી ધંધુકા વચ્ચે આવેલા લોથલ ખાતે વહાણવટા મ્યુઝીયમ બાંધવાની કામગીરીને વેગ આપવાની જાહેરાત પણ નાણાંમંત્રી નિર્મળા સિતારામને પોતાના અંદાજપત્રમાં કરી છે કલ્પના શાહ્ બાઈટ આજે રજુ થયેલા અંદાજ પત્ર અંગે યાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાર્દિક પુજારા એ પોતાના પ્રતિભાવો આ રીતે રજુ કર્યા

તેમને જણાવ્યું છે કે દેશ આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે આંકડા દર્શાવે છે કે આવતા વર્ષોમાં પણ દેશના યુવાનોને નોકરી કે વ્યવસાય મેળવવું મુશ્કેલ બનશે